લશ્કરના વડા જનરલ બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનશે પ્રધાનમંત્રી નરેન્ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે નાગરિકત્વ સુધારા ધારો કોઇપણ નાગરિકનું નાગરિકત્વ પાછુ લેવા માટેનો ધારો નથી અલ શબાબ જૂથે સોમાલીયાના મોગાદીશુમાં ગત શનિવારે થયેલા બોંબ ધડાકાની જવાબદારી સ્વીકારી છે

તેઓ આજે લશ્કરના વડા તરીકે નિવૃત્ત થશે સી ડી

સેનાને લગતી બાબતોમાં સરકારના સલાહકાર તરીકે કામગીરી કરશે તથા સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંકલન સાધવાની કામગીરી પણ કરશે ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં સેનાના વડાને લગતા નિયમોમાં સુધારો કર્યો હતો

તાજેતરમાં કેન્દ્રિય મંત્રીમંડળે ચાર સ્ટાર જનરલની શ્રેણીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદની મંજુરી આપી હતી તેમને સેનાના પ્રમુખોની સમકક્ષ વેતન અને સુવિધાઓ આપવામાં આવશે

ડી

સંરક્ષણ મંત્રાલય ફસ્તક તૈયાર કરાનાર સેનાની બાબતોના વિભાગ ડી

ના વડા રહેશે

સેનાના વડાઓની સમિતિના સ્થાયી અધ્યક્ષ રહેશે તેઓ સેનાને લગતી બાબતોમાં સંરક્ષણ મંત્રાલયના મુખ્ય સલાહકાર તરીકે પણ કામગીરી કરશે જો કે સેનાની ત્રણેય પાંખોના વડા પોતાના હસ્તકની સેનાની પાંખને લગતી ખાસ બાબતોમાં સંરક્ષણ મંત્રીને જરૂરી સલાહ સૂચનો કરી શકશે સી ડી

સેનાની ત્રણેય પાંખોની કામગીરીમાં સુધારો લાવવાનો બિન જરૂરી ખર્ચ ઘટાડવાની તથા સેનાની ક્ષમતા વધારવાનો પ્રયાસ પણ કરશે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કાયદો પડોશી ત્રણ દેશમાં ધર્મના આધારે હેરાનગતિ પામતા લોકોને નાગરિકત્વ આપવા માટે છે અને નહીં કે નાગરિકત્વ લઇ લેવા માટે પ્રધાનમંત્રીએ સદગુરુના વીડીયોમાં અપાયેલી માહિતીને આવકારીને કહ્યું કે તેમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક પાસાં આવરી લેવાયાં છે અને સ્થાપિત હીત દ્વારા ફેલાવાતી ખોટી માહિતી અંગે પણ સ્પષ્ટતા કરાઇ અગાઉ પ્રધાનમંત્રીએ નાગરિકત્વ સુધારા ધારા અંગે થયેલા હિંસક દેખાવોને કમનસીબ ગણાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ચર્ચા મતભેદ વગેરે લોકશાહીના પાયાના પાસાઓ છે પણ જાહેર મીલકતોને નુકસાન કરવું અને જાહેર જીવનમાં ખલેલ પર્હોચાડવા જેવી બાબતો ભારતીય વિચારધારાને અનુરુપ નથી

ગઇકાલે કોચીમાં પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી મેઘવાલે જણાવ્યું હતું કે મુસ્લીમ સહિત બધા જ નાગરિકોએ આ ધારા અંગે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ધારો કોઇની વિરોધમાં નથી કેટલાક ધાર્મિક જૂથો આ ધારા અંગે અસત્ય માહિતી આપવામાં જોડાયા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો

ગઇકાલે જોરહટ જીલ્લામાં એક કાર્યક્રમમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આસામના મૂળ લોકોના અધિકારોનું રક્ષણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે તેમણે કહ્યું કે તેમની સરકારે રાજ્યના મૂળ નિવાસીઓના જમીન રક્ષણના અધિકારોનું રક્ષણ કરવા ભૂમિનીતિની રચના કરી છે રાજ્ય સરકાર દ્વારા જમીનના સર્વેની કામગીરી કરાશે અને ત્યાર પછી બહારના લોકોને જમીન વેચવામાં આવશે તેવી અફવાઓનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું

કેટલાક અખબારોમાં પ્રકાશિત આ અહેવાલોને રદિયો આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અંગેની કોઇ સત્તાવાર યાદી વિદેશ મંત્રાલય તરફથી અખબારોને અપાઇ નથી

રેલવેએ નિયમિત ધોરણે પાટાઓની જાળવણીની કામગીરી કરી હોવાથી આ વર્ષે ગમખ્વાર રેલવે અકસ્માતો નોંધાયા નથી

સી ટી વી ગોઠવ્યા હતા પાંચ હજારથી વધુ સ્ટેશનો ઉપર વિનામૂલ્યે વાઇ ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવી છે આગામી એક વર્ષમાં આ સુવિધા બધા જ સ્ટેશનો ઉપર ઉપલબ્ધ થશે સરકારે રેલવેની કામગીરી સામેના નકસલવાદી તથા આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા રેલવે કમાન્ડો બટાલીયનની રચના કરવામાં આવી છે

આ બેઠકમાં આગામી ચૂંટણી સરળતાથી યોજી શકાય તે હેતુથી બધા જ જિલ્લા યૂંટણી અધિકારીઓ અને પોલીસ કમિશ્નરો વચ્ચે અદના સ્તરે પણ સંકલન સધાય તે ઉપર અગ્ર સચિવે ભાર મૂક્યો હતો તેમણે પોલીસ કમિશ્નરને પુરતા પ્રમાણમાં કેન્દ્રિય સશસ્ત્ર પોલીસદળ તથા ગૃહરક્ષક દળના જવાનો યૂંટણી કામગીરી માટે ઉપલબ્ધ થાય તે જોવાની સૂચના આપી હતી

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નક્રાએ રચેલી સાંસદોની સમિતિને ત્રણ દિવસમાં અહેવાલ સુપરત કરવા જણાવ્યું છે આ સમિતિમાં લોકસભાના સાંસદ જસકૌર મીણા એલ ચટરજી અને ભારતી પવાર તથા રાજ્યસભાના કાંતા કરદમનો સમાવેશ થાય છે કોટાના સાંસદ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નાના બાળકોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરીને રાજસ્થાન સરકારને સંવેદનશીલતા સાથે કામગીરી કરવાનો અનુરોધ કર્યો હતો

મૃત્યુ પામનારાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી

રમતોત્સવના મુખ્ય કાર્યકારી અધિકારી અવિનાશ જોશીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતના ખેલ ઇન્ડિયામાં લોન ટેનિસ તથા સાયકલીંગ સ્પર્ધાનો પ્રથમવાર સમાવેશ કરાયો છે

ગઇકાલે દિલ્હગીમાં વેપારીઓની એક બેઠકમાં બોલતા શ્રી ગોયલે ઉપસ્થિત લોકોને તેમના હિતની જાળવણી કરવા દિલ્ફીમાં ભાજપ સરકારની રચના કરવાની અપીલ કરી હતી કેન્દ્રિય મંત્રી હરદીપ પુરી તથા અન્ય વક્તાઓએ વેપારીઓને સિલીંગ ઝુંબેશથી રક્ષણ આપવાની ખાતરી આપી હતી